જેને લઈને પ્રમ્ભિક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે તે મુજબ પ્રધાનમંત્રી શ્રી મોદી સવારે દિલ્હીથી હવાઈ માર્ગે નીકબ્યા બાદ બપોરે ભૂજ એરપોર્ટ પર પહોયશે જ્યાંથી હેલીકોપ્ટર દ્વારા ધોરડો પહોયશે ત્યાર બાદ બપોરે ડિસેલીનેશન પ્લાન્ટ અને રીન્યુએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન અને સરહદ ડેરીના દુધના સ્વયં સંચાલિત પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે

આમ કચ્છની મુલાકાતે આવતા પ્રધાન્મ્નાત્રી શ્રી મોદી સાતેક કલાક જેટલો સમય કચ્છમાં ગાળશે જેમાં આંશિક ફેરફારની શક્યતા પણ તંત્ર દ્વારા સેવાઈ રહી છે

તેમજ રાજ્યના યુવાનો સાયંસ અને ટેકનોલોજી ક્ષેત્રમાં રસ રૂચી કેળવવા માટે સાયંસ સીટી ખાતે આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે

રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાન્તદાસે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે ગઈકાલે મધરાતથી આરટીજીએસ સુવિધા શરૂ થતાં આવી સુવિધા આપનાર વિશ્વના થોડાક દેશોની યાદીમાં ભારત જોડાયું છે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

આરતી ભદ્દ માંડવી ડીસેલીનેશન પ્લાન્ટ કચ્છમાં માંડવી અને મુન્દ્રા વચ્ચેના દરિયાકાંઠે આવેલા ગુંદીયાળી ગમે આઠસો કરોડ રૂપિયા ના ખર્ચે સમુદ્ર જળ શુદ્ધિકરણ પ્લાન્ટ નંખાઈ રહ્યો છે જેનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ધોરડોથી કરવાના છે ગુંદીથાળીના સરપંચ રઝાક હસન પઠાણ કહે છે કે દરિયાકાંઠાના ગામડામાં ખાડું પાણી પીવા મજબુર લોકો માટે આ જળ કારખાનું વરદાનરૂપ સાબિત થશે